ટી

રાજ્ય સરકાર દ્વારા અપાતા પ્રમાણપત્રના આધારે તબીબી ઓક્સીજન ઓક્સીજનનું પરીવફન અને સંગ્રફ તબીબી સાધનો અને કોવીડ માટેની દવાઓનીઆયાત વખતે લાગૂ પડતી કસ્ટમ ડયુટી તથા અન્ય વેરામાં સંપૂર્ણ રાફત આપવામાં આવી રહ્યી છે

કચ્છ જિલ્લાની હોસ્પિટલોમાંથી આ પ્રકારનું રીલિફ સ્ટોરેજ ટેન્ક સૌ પ્રથમવાર નિર્માણ પામો રહયું છે જે વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળશે

આ રીફિલ સ્ટોરેજ ટેન્કનો કાર્ય પધ્ધતિ વિગતો આપાતા હોસ્પિટલના બાયો મેડીકલ એન્જિનિય રે કહયું કે દર બે દિવસે પ્લાન્ટ રીફિલ કરાવી શકાશે શિતલ વૈશ્નવ ફોકિયા ઓકિસજન કન્સન્ટેસ્ટ સમગ્ર દેશની સાથોસાથ કચ્છમાં પણ ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજન ગેસ ની ખેંચ અનુભવાઈ રફી છે ત્યારે માનવ જિંદગી બચાવવા ના ઉદેશથી કચ્છના ઉદ્યોગો નું સંગઠન એવા ફોકીઆ દ્વારા વિવિધ ઉદ્યોગો અને સામાજિક અગ્રણીઓ ની મદદ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કનસન્ટ્રેટર આપવાનું આયોજન ઘડેલ છે ઓક્સિજન કનસન્ટ્રેટર વાતાવરણમાં રહેલા વાયુ માંથી નાઈટ્રોજનને છુટો પાડી તેને પ્રાણવાયુ માં ફેરવે છે

પ્રથમ ચરણમાં આ પૈકી ફોકીઆને કપ જેટલા ઓક્સિજન કનસન્ટ્રેટર મળેલા ફતા કે જેને કચ્છ જિલ્લાના વિવિધ તાલુકા જેમ કે અંજાર ભુજ ભચાઉ ગાંધીધામ માંડવી મુન્દ્રા નખત્રાણા અને રાપર માં વિવિધ સામાજિક સંસ્થાઓને આપેલ ફતા

આ પફેલ અંતર્ગત દ્વિતીય ચરણમાં લખપત અને અબડાસા તાલુકામાં જરૂરિયાત મુજબ ઓક્સિજન કનસન્ટ્રેટર આપવાનું આયોજન ઘડવામાં આવેલ છે

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે કે એપોઇન્ટમેન્ટ મળે ત્યાર બાદ જ તે સ્થળે રસી લેવા જવું શિતલ વૈશ્નવ શ્રેષ્ઠ શિક્ષકનો વિદાય મુળ દવપર ગઢના વતની શૈક્ષણક સાહિત્યિક સામાજીક ક્ષેત્ર મહત્વનું યોગદાન આપનાર શ્રેષ્ઠ શિક્ષક શબ્દના સાધક અને કચ્છામત્રના માનદ પ્રતિનિધિ રમશભાઈ રોશિયાની કોરોનાના કારણે અણધારી વિદાયથી શિક્ષણ અને સાહિત્ય જગતમાં ઘરા શોકની લાગણી ફેલાઈ છે

એચ સી

જેમા શંકાસ્પદ જણાતા દર્દીઓને તપાસ માટે વિથોણ પી એચ સી માં મોકલવામાં આવ્યા આ કેમ્પ ગામને કોરોના મુક્ત બનાવવા માટેના એક્સન પ્લાનના ભાગરૂપે યોજવામાં આવ્યો ફતો